પ્રાદેશિક સમાચાર આશુતોષ રાવલ વાંચે છે

ખાસ કરીને ખેડા અને નવસારી જિલ્લામાં ગઇકાલે થયેલા ભારે વરસાદની સ્થિતિ તથા દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સુરત જિલ્લાની વરસાદી સ્થિતિની પણ તેમણે જાત માહિતી મેળવી હતી

ઉપરાંત જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના પણ તેમણે આપી હતી સુરતમાં કિમ તથા નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની જિલ્લા તંત્રની કામગીરીમાં સહયોગ આપવા તેમણે સોને અપીલ કરી છે

આ સાથે એનડીઆરએફ એસડીઆરએફ અને ફાયરબ્રિગેડ સહિતની ટીમોને બચાવ રાહત કામો માટે ખડેપગે રખાઇ છે વડોદરા શહેરની સ્થિતિ વિશેની વિગતો આપતાં તેમણે ઉમેર્યું હતું કે વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પાણી લેવલ ઘટી રહ્યું છે

ટન કચરો એકત્ર કરવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આવતીકાલ સુધીમાં સ્થિતિ પૂર્વવત થઇ જશે અને શાળા કોલેજો પણ શરૂ કરી દેવાશે આ સાથે શહેરમાં વરસાદથી થયેલી નૂકશાનીના કિસ્સાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની નિયમાનુસારની સહાય સરકાર આપશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું

મી એટલે કે સાડા પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

મી

દરમિયાન રાજ્યમાં જામેલા વરસાદી વાતાવરણમાં હજી પણ બૂધવાર સુધી કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લા સિવાયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને વ્યાપક વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે

ભારે વરસાદ જોતાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ આમોદ તાલુકાના પુરગ્રસ્ત અને નીચાણવાળા કાંકરિયા જુના વાડિયા જુના દાદાપોર કોલલા પુરસા અને માનસિંગપુરા ગામોમાં હોડીઓ દ્વારા ફરી ગ્રામજનોને સલામત સ્થળે ખસેડયા હતા પોલીસ જવાનોએ એક વ્યક્તિને ડૂબતી બચાવી હતી અને અસરગ્રસ્ત ગ્રામજનોમાં ફૂડપેકેટસનું વિતરણ કરી પ્રશંસનીય કામગીરી કરી હતી જોકે પાટણ જિલ્લામાં આ વખતે પણ ચોમાસાના મહત્વના બે મહિનામાં પૂરતો વરસાદ થયો ન હોઈ નદી નાળા અને તળાવો લગભગ સૂકા અને કોરા રહ્યા છે

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ધ્વજવંદન કરાવશે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ત્રિરંગો લહેરાવશે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ સર્વશ્રી આર

ફળદુ સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાવનગર ખાતે કૌશિકભાઈ પટેલ કલોલ ખાતે સૌરભભાઈ પટેલ અમરેલી જિલ્લાના વાડીયા ખાતે ગણપતસિંહ વસાવા મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ધ્વજવંદન કરાવશે

ત્યારે વિવિધ જિલ્લાઓમાં અન્ય કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તથા કેટલાક જિલ્લાઓમાં જિલ્લા કલેકટરોના હસ્તે ધ્વજવંદન યોજાશે છોટા ઉદેપુર સહિત તમામ જિલ્લાઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઇને તેયારીઓ શરૂ થઇ ગઇ છે

ત્યારે જ છ વિકેટ ગૂમાવીને મેળવ્યો હતો

અગાઉ વેસ્ટ ઇન્ડિઝ કે